પી એલ ક્રિકેટમાં આજે દિલ્ફી અને ચેન્નાઇની ટીમ વચ્ચે મેય રમાશે

જુદાં જુદાં રાજકીય પક્ષોના નેતાઓ રોડ શો તથા રેલીઓ દ્વારા પ્રચાર કરી રહ્યા છે

તથા મુકુટ બિફારી વર્મા ભાજપના જગદંબિકા પાલ અને કોંગ્રેસના ડાક્ટર સંજય સિંધનો સમાવેશ થાય છે બિફારમાં આઠ બેઠકો એન ડી એ એ મેળવી ફતી આ વખતે ત્રણ બેઠકો જનતા દળ યુનાઇટેડ પાસે છે પૂર્વ ચંપારણમાં ત્રીજીવાર કેન્દ્રીયમંત્રી રાધા મોફનસિંફ ચૂંટણી લડી રહ્યા છે તેમની સામે મહાગઠ બંધનના આકાશ સિંફ ઉમેદવાર છે મધ્યપ્રદેશમાં કેન્દ્રિય મંત્રી અને ભાજપ નેતા નરેન્દ્ર સિંફ તોમર ડાક્ટર કે

યાદવ મેયર વિવેક સેજવાલકર અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મુખ્ય ઉમેદવારો છે

દિલ્ફીની સાત બેઠકોમાં ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીયો જંગ છે તેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિત ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ગાયકો મનોજ તિવારી અને ફંસરાજ ફંસ તથા મુક્કાબાજ વિજેન્દ્ર સિંહ્ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફરિયાણાના રોફતક પંજાબના ફોશીયારપુર તથા ફિમાચલ પ્રદેશના મંડીમાં રેલીઓમાં સંબોધન કર્યું ફતું ભાજપના અધ્યક્ષ અમિત શાફ ફરીયાણાના ફિસ્સાર તથા ચરખી દાદરીમાં પ્રચાર કર્યો કોંગ્રેસના અધ્યક્ષ રાફ્લ ગાંધી ફિમાચલ પ્રદેશ તથા ચંડીગઢમાં અને કોંગ્રેસના મફામંત્રી પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં આજે રેલીઓને સંબોધી ફતી

એક સંસ્થા સાથેની વાતચીતમાં શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે પિત્રોડાએ ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે

ડી એ સરકારે સીટની રચના કરી સજ્જનકુમાર જેવા અપરાધીઓને જેલ ભેગા કર્યા છે શ્રી પાત્રાએ આ નિવેદન સંદર્ભમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને યુ પી એ ચેરપર્સન સોનિયા ગાંધી માફી માંગે એવી માંગણી કરી છે

ટ્વીટર પર શ્રી જેટલીએ કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે આ કમનસીબ ઘટના અંગે કોંગ્રેસને કોઇ અફસોસ પણ નથી

કોંગ્રેસની યાદીમાં જણાવ્યું છે કે તેમનું નિવેદન એ પક્ષનો વિચાર નથી

કોંગ્રેસે પક્ષની નેતાગીરીને સંવેદનશીલ પ્રશ્નોમાં કાળજીપૂર્વક નિવેદન કરવા સલાફ આપી છે

સર્વોચ્ય અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ એફ

કલિફ્લ્લાના વડપણ ફેઠળની ત્રણ સભ્યોની બનેલી મધ્યસ્થી સમિતિએ મધ્યસ્થીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમયની માંગણી કરી હતી આ કેસની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની બનેલી બંધારણીય બેન્ય કરી રહ્રી છે

સર્વોચ્ય અદાલત સમક્ષ ગત આઠમી માર્ચે આ કેસ રજૂ થયા બાદ મધ્યસ્થી દ્વારા તેનો ઉકેલ મેળવવા અદાલતે આ કેસ મધ્યસ્થી સમિતિને સોંપ્યો હતો

બંને દેશોના ઉપરાષ્ટ્રપતિઓએ પાટનગર ફેનોઈમાં યોજેલી પ્રતિનિધિ સ્તરની મંત્રણામાં વિવિધ ક્ષેત્રના સફકાર બાબતે ચર્ચા વિચારણા કરી ફતી

આ પ્રતિનિધિ સ્તરની બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી વેંકૈયા નાયડુએ વિયેતનામને વિશ્વાસુ સહકારી અને મિત્ર દેશ તથા પૂર્વ તરફની નીતીમાં મહત્વનો દેશ તરીકે ઓળખાવ્યો હતો અગાઉ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સમગ્ર વિશ્વમાં અલગ અલગ સ્થળોએ વસેલા ભારતીયો દ્વારા અપાયેલા યોગદાનની પ્રશંસા કરી છે વિયેતનામના હેનોઇ ખાતે ભારતીય લોકો સાથે વાતચીત કરતાં શ્રી નાયડુએ કહ્યું ફતું કે વિદેશમાં વસતા ભારતીયો ભારતના વિકાસમાં નોંધપાત્ર આપી રહ્યા છે શ્રી નાયડુએ વિચેતનામના રાષ્ટ્રીય શૂરવીરો અને શફીદોના સ્મારકની મુલાકાત લઇને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

અમેરિકાના ફેડટલ રજિસ્ટર દ્વારા બહાર પડાયેલ નોટીસ મુજબ ચીની દ્વારા અમેરિકાને નિકાસ કરવામાં આવેલ અમુક વસ્તુઓ પર વધારે જકાત વસુલવામાં આવશે દરમ્યાન ચીને જણાવ્યું છે કે તેઓ અમેરિકાના આ નિર્ણય સામે જરૂરી પગલા લેશે ચીનના મંત્રાલયના નિવેદનના જણાવ્યા મુજબ ફાલનો અમેરિકા ચીન વચ્ચેનો વેપાર વિવાદ સહકાર અને ચર્ચા દ્વારા ઉકેલવામાં આવશે

ગઇકાલે વાશિંગ્ટનમાં વ્હાઇટ ફાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન શ્રી ટ્રમ્પે કહ્યું કે બે દેશો વચ્ચેનો તણાવ ઘટાડવા તે વાતચીત કરવા તૈયાર છે

વિવિધ સંગઠનોએ સંયુક્ત રીતે આ અંગે રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે બોંબ વિસ્ફોટ બાદ આ લોકોને લક્ષ્ય બનાવી ફમલો કરાયા છે અને તેઓ વિસ્થાપિત બન્યા છે

આ સંગઠનોમાં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ હ્યમન રાઇટ઼સ વાચ જેવી સંસ્થાઓ છે

પી એલ ક્રિકેટ સ્પર્ધાની આજે સાંજે વિશાખાપદૃનમમાં રમાનારી બીજી ક્વાલીફાયર મેચમાં દિલ્ફી કેપીટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે

બુધવારે વિશાખાપદ્દનમ ખાતે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં પ્રવેશવા માટે દિલ્ફીએ સનરાઇઝર્સ ફૈદરાબાદને બે વિકેટે પરાજય આપ્યો હતો